અમેરીકાએ જમ્મુ કાશ્મીરના બનાવો એ ભારતની આંતરીક બાબત છે તેવા ભારતના વલણની પ્રશંસા કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મહાનુભાવો વિરૂધ્ધ થયેલી હિંસાનો મુદૃ તેમના બ્રિટીશ સમકક્ષ બોરીસ જાન્શન સમક્ષ રજુ કર્યો

અને ભારતીય પુરૂષોની અને મહિલાઓની હોકી ટીમ ટોકીઓમાં રમાઈ રહેલી ઓલમ્પિક ટેસ્ટ ઈવેન્ટમાં ફાયનલમાં પ્રવેશી છે

ગઈકાલે શ્રીનગરમાં પત્રકારોને સંબોધતા જમ્મુ કાશ્મીર સરકારના પ્રવકતા રોફીત કન્સલ એ જણાવ્યું કે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી ઘણી સારી હતી તેમણે જણાવ્યું કે વાલીઓ તરફથી વિદ્યાર્થીઓને અપાતા પ્રોત્સાહનને ધ્યાનમાં લઈ રાજય સરકારે આજે માધ્યમિક શાળાઓને પુનઃ શરૂ કરાશે પ્રાથમિક શાળાઓને શરૂ કરી દેવાઈ છે

એસ સંરક્ષણ સચિવ ડોકટર માર્ક ટી એસપરે તેમના ભારતીય સમકક્ષ રાજનાથસિંહ સાથે ટેલીફોન પરની વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું

તેનો હેતુ જમ્મુ કાશ્મીરના લોકોના જીવન ધોરણમાં સુધારો લાવવાનો આર્થિક વિકાસ તેમજ લોકતંત્ર સ્થાપવાનો અને સમૃષ્ય લાવવાનો છે શ્રી સીંગે સરહદ પેલે પારના આતંકવાદથી ભારતને અસર થતી હોવાનો મુદૃ રજુ કર્યો હતો તેમણે ભારતને અમેરીકાના સમર્થન અંગે ખુશી વ્યકત કરી હતી ડોકટર એસપરે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુદૃઓનો દ્વિપક્ષી રીતે હલ કરવાની આશા વ્યકત કરી હતી

એસ ઘિલોન સાથે ગઈકાલે કાશ્મીર ખીણની મુલાકાત લઈ ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી આર્મી કમાન્ડરને હાલની પરિહ્ષ્થતિ તેમજ આતંકવાદી સામેના કાઉન્ટર એટેક અને ધુસણખોરી બાબતોથી અવગત કરાયા હતા લેફનન્ટ જનરલ સીંગે સેનાના અથાગ પ્રયત્નોની પ્રશંસા કરી હતી આર્મી કમાન્ડરે સલામતી સામેના પડકારની સામે સંપુર્ણ પણે તૈયાર રહેવા અનુરોધ કર્યો હતો તેમણે સુરક્ષાદળોએ દાખલારૂપ કામગીરી બજાવ્યા બદલ પણ પ્રશંસા કરી હતી

તેમાં લંડનમાં સ્વાતંત્ર દિનની ઉજવણી પ્રસંગે ઈન્ડીયન મિશનની બહાર ભારતીય સભ્યો ઉપર ફિંસા આચરી હોવાની યર્યા કરી હતી પ્રધાનમંત્રીના કાર્યાલય ધ્વારા પ્રસિધ્ધ કરાયેલ એક થાદીમાં શ્રી મોદીએ જાન્સનનું એ બાબત પર ધ્યાન દોર્યુ હતું કે એક યોકકસ એજન્ડા સાથે કેટલાક હિત ધરાવતાં તત્વો હિંસા આદરી રહયાં છે આ યાદીમાં વધુમાં જણાવાયું છે કે પ્રધાનમંત્રી જાન્સનને આ બનાવ પ્રત્યે ખેદ વ્યકત કર્યો હતો અને હાઈકમિશનની સલામતી માટે જરૂરી તમામ પગલા ભરવાની ખાતરી આપી હતી વાતચીત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુરોપ અને ભારત સહિત વિશ્વના કેટલાક ભાગોમાં આતંકવાદ વકરી રહયો હોવાનું જણાવ્યું હતું તેમણે હિંસા અને અસહિષ્યુતા સામે પગલા ભરવા ઉપર ભાર મુકથો હતો શ્રી મોદીએ જાન્શનને ચુંટાઈને ઉચ્ચ હોદૃ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ભારત અને યુનાઈટેડ કિંગડમ વચ્ચે વ્યુહાત્મક ભાગીદારીને મજબુત બનાવવા બાબતે આશા વ્યકત કરી હતી શ્રી જાન્શને શ્રી મોદીને બીજીવાર શાસન સંભાળ્યા બદલ અભિનંદન પાઠવ્યા હતા

શ્રી શેખાવતે કહયું કે આ લક્ષને હાંસલ કરવા ચાર સિધ્ધાંતો જેવા કે જળ વ્યવસ્થાપન જળ સંરક્ષણ બયત પુર્વક ઉપયોગ રીસાઈકલીંગ અને ટેકનોલોજીનો ઉપયોગની આવશ્યકતા છે ભારતીય જળ સામેના પડકારો અંગે મુંબઈમાં વૈશ્વિક રોકાણ કરતાં પરિષદ પ્રસંગે યોજાયેલા સેમીનારમાં યાવી રૂપ સંબોધન કરતાં આ મુજબ તેમણે જણાવ્યું હતું શ્રી શેખાવતે સરકારે રીવર લીંકીંગ પ્રોજેકટમાં સારી એવી પ્રગતી કરી છે તેવી માહિતી આપી હતી

ગઈકાલે આકાશવાણી સાથેની એક ખાસ મુલાકાતમાં ઈસરોના ચેરમેન ડી

સિવાને કહયું કે ટ્રાન્સફર ટ્રાજેકટરી ઓગષ્ટની ચૌદમીએ સફળતા પ્રાપ્ત કરી હતી અને ગઈકાલે ચંદ્રની ભ્રમણકક્ષામાં સંપુર્ણ ચોકકસ અને એકયુરેટ આયોજન સાથે સફળ રહયું હતું તેમણે કહથું કે આ બે ટાસ્ક મિશનની સફળતા માટે ખુબ જરૂરી હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન બે ને ચંદ્રની ભ઼મણ કક્ષામાં સફળતાપુર્વક પ્રવેશવા બદલ ઈસરોની ટીમને અભિનંદન પાઠવ્યા હતા ટવીટમાં શ્રી મોદીએ કહયું કે ચંદ્ર તરફના પ્રયાણમાં આ એક સીમાચિન્હરૂપ પગલુ છે

ચિદમ્બરમને સેન્ટ્રલ બ્યુઓ ઓફ ઈન્વેસ્ટીગેશન સીબીઆઈ સમક્ષ બે કલાકમાં હાજર થવા જણાવ્યું છે સીબીઆઈના અધિકારી ચિદમ્બરમના જારબાગ ખાતેના નિવાસ સ્થાને ગયા હતા પરંતુ પુર્વ મંત્રી હાજર ન હતા

અગાઉ દિલ્હી હાઈકોર્ટે ચિદમ્બરમને સીબીઆઈ અને એનફોર્સમેન્ટ ડાયરોકરેટ ધ્વારા આઈએનએકસ મીડીયા કેસમાં ધરપકડ કરવા સામે રક્ષણ આપવાનો ઈન્કાર કર્યો હતો

ચિદમ્બરમ નાણામંત્રી હતા તે સમય દરમિયાન આ બાબત બની હતી

ગઈકાલે નવી દિલ્ફીમાં એક સત્તાવાર યાદીમાં આ માહિતી અપાઈ હતી

તેમણે અમરાવતીમાં આર્ચરી રમતના વિકાસ માટેની શકયતાઓને લઈ આર્ચરી એકેડમી અંગે નાણાં ભંડોળ ઉભુ કરવાની ખાતરી આપી હતી તેઓ ઓલ ઈન્ડિયા ટેકનોલોજીકલ એજયુકેશન કાઉન્સીલ ધ્વારા મહારાષ્ટ્રના અમરાવતી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બોલી રહયાં હતા તેમણે કહયું કે વિદ્યાર્થીઓ ઉપર ભણતરનો જાજા બોજ હોવો જાઈએ નહી

તેઓ પર્યોગયાંગ સાથે બીન પરમાણુ અંગે વાટાઘાટો કરવા ઈચ્છા વ્યકત કરી હતી એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં અમેરીકાના મુખ્ય રાજધ્વારી એ બાબતની નોંધ લીધી હતી કે નોર્થ કોરીયા ધ્વારા તાજેતરના સપ્તાહમાં ટુકા રેંજની બેલેસ્ટીક મિસાઈલના છ વાર પરીક્ષણ કર્યા છે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ પરીક્ષણો ધમકીભર્યા નથી અને બીન મહત્વના છે તેમણે એવી આશા વ્યકત કરી હતી કે ઉત્તર કોરીયાના નેતા કીમ જાંગ ઉન વાટાઘાટો કરવા માટે તૈયાર થશે

તેઓ આજે સમીટ કલેશમાં રમશે

ભારતની આ જીતે પોઈન્ટ ટેબલમાં બીજુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે અને હવે તે સમીટ કલેસમાં આજે ન્યુઝીલેન્ડ સામે રમશે આ મેચ ભારતીય સમય મુજબ સવારે સાડા આઠ વાગે શરૂ થશે